પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે

નવી દિલ્હીમાં ગુરૂદ્વારા રકાબગંજ સાહેબની મુલાકાત લઇ ગુરૂ તેગ બહાદુરજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી

વિડીયો કોન્ફરન્સ માધ્યમથી આવતીકાલે આરંભ કરાવશે ત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું છે કે રાજ્યના મહાનગરો તથા એક લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં દીનદયાલ ક્લિનીક શરૂ કરવામાં આવશે

કેટલીક સદીઓ પહેલાં ઉમદા હેતુ માટે શહીદી વ્હોરનાર ગુરૂ તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

ત્યારે પ્રધાનમંત્રીએ તેમના ન્યાયી અને સર્વસમાવેશક સમાજની સંકલ્પના પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેગ બહાદુરજીના શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને તેમના સમાવેશી સમાજ માટેના દ્રષ્ટિકોણ યાદ કર્યું હતું

ગાંધીનગરથી આવતીકાલે બપોરે સાડા બાર વાગે યોજાનાર ઇ શુભારંભના આ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વીની ચૌબે પણ ઓનલાઇન માધ્યમથી જોડાશે

તમામ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે એનેટોમી ફિઝિયોલોજી અને બાયો કેમેસ્ટ્રી એમ મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે

અમદાવાદના વાડજ વિસ્તારના રામદેવ નગર ટેકરામાં દીન દયાલ ક્લિનિક માટે સ્થળ મુલાકાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના શહેરી વિસ્તારોમાં ગીચ જગ્યાએ વસતા ગરીબોને ઘર આંગણે જ આરોગ્ય સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારે મહાનગરો તથા એક લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં દીન દયાલ ક્લિનિક કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે રાજ્યના શહેરી વિસ્તારમાં વસતા ગરીબ પરિવારોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવા રાજય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી પટેલે ઉમેર્યું કે આ દીન દયાલ ક્લિનિકો પ્રાથમિક શાળા આંગણવાડી કેન્દ્રો કે હંગામી ધોરણે બાંધકામ કરીને કાર્યરત કરવામાં આવશે

પી

અને આયુષ ડોક્ટરો દ્વારા વિના મૂલ્યે દર્દીઓને સારવાર તથા દવાઓ પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત કોઈ નાગરિકોને ગંભીર બીમારી જણાશે તો સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી સારવાર માટે રીફર કરવામાં આવશે ત્યાં પણ માં યોજના માં વાત્સલ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે શહેરી વિસ્તારોમાં નાગરિકોને સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારે રાજ્યમાં અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત કર્યા છે જેમાં ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ એક્સ રે અને ટેસ્ટ માટે લેબોરેટરીની વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવે છે આવા હેલ્થ સેન્ટર સુધી ન પહોંચી શકે તેવા ગરીબ નાગરિકોને ઘર આંગણે સારવાર માટે દીન દયાલ ક્લિનીક શરૂ કરવામાં આવી રહ્યા છે

આ બિલ ખેડૂતોને ફાયદાકારક નીપજે તેવો આશય છે પણ હાલ ખેડૂતોને આ નવા કૃષિ કાયદા વિષે વિસ્તૃત જાણકારી નથી તે માટે જ નવા કૃષિ બિલ અંગે ખેડૂતોને સચોટ માર્ગદર્શન મળી રહી તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લામાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આણંદના કરમસદમાં યોજાયેલ સંમેલનમાં આણંદ વડોદરા ખેડા અને છોટાઉદેપુરના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

વિરોધ કરી રહેલ વિપક્ષના તમામ સભ્યો મેનિફેસ્ટોમાં જે બિલ લાવવાની વાતો કરતા હતા તે બિલ સામે જ તેઓ વિરોધ કરી રહ્યા છે

જેમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ અને ગત બેઠકના પ્રશ્નોની બહાલી સહિતની યર્ચા કરવામાં આવી હતી